રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઐતિહાસીક લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામીની આગેવાની લીધી હતી

શ્રી મોદીએ કહયું હતું જમ્મુ કાશ્મીરનો ખાસ રાજયનો દરજજો રદ કરવાનો અને તત્કાળ ત્રણ તલાકની પ્રથા રદ કરવાનો નિર્ણય તેમાં મુખ્ય છે પ્રધાનમંત્રીએ તાજતેરના પુરમાં મૃત્યુ પામેલાના કુટુંબીજનોને દિલસોજી પાઠવી હતી અને પુરગ્રસ્તોને શકય તમામ મદદની ખાતરી આપી હતી

બાઇટ નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના છોટાઉદેપુર ખાતેના સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી

શ્રી નીતીન પટેલે રાજય સરકારની લોક કલ્યાણ લક્ષી યોજનાઓની માહિતી આપી હતી

દાહોદ જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીમાં લીમખેડા ખાતે ગ્રહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

એવી જ રીતે દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે દમણમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે કહયું કે દમણમાં સો કરોડ રૂપિયાના ખર્ચે નવી હોસ્પીટલ બનાવવામાં આવશે યાત્રાધામ ધ્વારકા ખાતે યોજાયેલા ધ્વજ વંદનના કાર્યક્રમમાં જીલ્લા કલેકટર નરેન્દ્ર કુમાર મીણાએ ધ્વજ વંદન કર્યુ હતું તથા શાલ ઓઢાડીને સ્વાતંત્ર્ય સેનાનીઓનું બહુમાન કર્યુ હતું

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના યૂવા અને સાંસ્ક્રતિક બાબતોના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્ટ્રીય તિરંગો લહેરાવી ઉપસ્થિત જનસમૂહને સંબોધન કર્યું હતું

જેમાં અગ્ર ન્યાયાધીશ શ્રી પી એસ

તેની સાથે સાથે રાજયમાં નાળીયેરી પુર્ણીમાની ઉજવણી અને જનોઈ બદલવાના કાર્યક્રમો પણ યોજાઈ રહયાં છે અમારા સંવાદદાતા જણાવે છે કે આજે વહેલી સવારથી જ બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા સજી ધજીને જતી અને ભાઈને રાખડી બાંધ્યા પછી મો મીઠ્ કરાવતી જોવા મળી હતી રક્ષા બંધન નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકેયાહ નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ વગેરે સહિત અનેક મહાનુભાવોએ રાજયના નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી છે

જયારે બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે

અમારા પ્રતિનિધી જણાવે છે કે મહી નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદી પરના ગોઢીયાર અને ડાડોળ પૂલ ઉપર ભારે વાહનની આવનજાવન બંધ રહેશે

બહાર પાડેલા જાહેરનામા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાજય પરીષદના અધ્યક્ષ રહેશે જયારે તમામ રાજયોના મુખ્યમંત્રીઓ અને શ્રી રાજનાથસિંહ અમિત શાહ અને નિર્મલા સિતારમણ સહિત છ કેન્દ્રિય મંત્રીઓ આ પરિષદના સભ્યો રહેશે જાહેરનામા મુજબ કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આંતરરાજય પરિષદની કાયમી સમિતિના અધ્યક્ષ રહેશે